જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓએ અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટની મુલાકાત લઈને યોજનાની માહિતી મેળવી

આ સંવાદમાં કોવીડની વર્તમાન સ્થિતિ તથા કોવીડના રસીકરણની કામગીરી અને આયોજનની બાબત કેન્દ્રમાં રહેશે ઉલ્લેખનિય છે કે સમગ્ર દેશમાં કોવીડના રસીકરણની કામગીરી શરૂ થવાની છે ભારતીય ઔષધ નિયમન તંત્રે કોવીશીલ્ડ તથા કોવેક્સીન રસીના ઈમરજન્સી ઉપયોગની મંજુરી આપી છે ઉલ્લેખનિય છે કે કોવીડની રસી સૌપ્રથમ કોવીડ સામેની લડતમાં અગ્રીમ હરોળમાં રહેલા આશરે ત્રણ કરોડ તબીબો તથા આરોગ્ય કાર્યકરોને અપાશે

ગયા શનિવારે પ્રધાનમંત્રીએ ઉચ્યસ્તરીય બેઠક યોજીને બધા જ રાજ્યોમાં કોવીડની સ્થિતિ તથા રસીકરણ માટેની સજ્જતાની સમીક્ષા કરી હતી યુવા મહોત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન કાર્યક્રમને સંબોધીત કરશે

યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદની જયંતીના અવસરે દર વર્ષે યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય આ મહોત્સવનું આયોજન કરે છે આ વર્ષે વર્ચ્યુઅલ રીતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રત્યેક રાજયના પ્રતિભાશાળી યુવાનો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે તેમાં વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ માર્શલ આર્ટસ પ્રદર્શનો બૌઘ્ઘિક વિચાર વિમર્શ યુવા કલાકાર શિબીર પરીસંવાદોનો સમાવેશ થાય છે આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે

મોદીએ કહ્યું છે કે દેશ વિદેશના મંચો પર વર્યુ ેઅલી યોજાતા કેટલાક કાર્યક્રમોમાં યુવાનોને નવી તકો મળવાની સંભાવના હોય છે

પ્રારંભ એટલે કે સ્ટાર્ટ અપ માટેની ભારત આંતરરાષ્ટ્રીમાય શિખર પરિષદમાં મોટી સંખ્યામાં ભાગ લેવા પ્રધાનમંત્રીએ યુવાનોને અપીલ કરી છે આ શિખર બેઠકમાં ઉદ્યોગ શિક્ષણ બેકિંગ તથા સ્ટાર્ટઅપ ક્ષેત્રના યુવા ઉદ્યોગ સાહસિકોને સંવાદ કરવાની તક મળશે ભારત દ્વારા યોજાનારી સ્ટાર્ટ અપ માટે શિખર બેઠકનું આ પાંચમું વર્ષ છે

અત્યાર સુધીમાં સાત રાજ્યો કેરળ રાજસ્થાન મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પક્ષીઓની આ બિમારી ફેલાવાની ખાતરી થઇ ચુકી છે મત્સ્યપાલન પશુપાલન અને ડેરી મંત્રાલયે એક નીવેદનમાં કહયું છે કે હરિયાણાના પંચકુલા જીલ્લાના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફલુના પોઝીટીવ સેમ્પલની ખાતરી થયા બાદ હરિયાણાએ નવ રેપીડ રીસ્પોન્સ ટીમોની રચના કરી છે અને નિયંત્રણ અભિયાન શરૂ કરી દીધુ છે ગુજરાતના સુરત અને રાજસ્થાનના સિરોહી જીલ્લામાં કાગડાઓ અને જંગલી પક્ષીઓમાંથી લેવાયેલા નમુનાઓમાં એવિયન ઇન્ફલુએન્ઝાની ખાતરી થઇ છે

દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી મોકલાયેલા નમુનાઓના પરીક્ષણના અહેવાલ આવવાના બાકી છે દેશભરમાં બર્ડ ફલુથી અસરગ્રસ્ત રાજયોમાં સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર ઘ્વારા રચાયેલી ટીમો જે તે વિસ્તારોની મુલાકાત લઇ રહી છે

ખાદી પ્રાક઼તિક પેઈન્ટ તરીકે ઓળખાતું ગાયના છાણ આધારિત આ ઉત્પાદન બેક્ટેરીયા અને ફંગલ વિરોધી તત્વ ધરાવે છે એટલું જ નહીં તે વાજબી કિંમતે ઉપલબ્ધ થશે અને ગંધ રહિત છે ભારતીય માનક બ્યુરોએ તેને પ્રમાણિત પણ કર્યું છે ખાદી પ્રાકૃતિક રંગ ડિસ્ટેમ્બર અને પ્લાસ્ટીક ઈમલ્સન એમ બે પ્રકારમાં ઉપલબ્ધ થશે પ્રધાનમંત્રીના ખેડૂતોની આવક વધારવાના દ્રષ્ટિકોણ અંતર્ગત ખાદી પંચ દ્વારા પ્રાકૃતિક રંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ પ્રતિનિધિમંડળમાં ઉપરાજ્યપાલના મુખ્ય સચિવ નિતિશ્વરકુમાર જમ્મુના જિલ્લા અધિકારી અને જમ્મુ સ્માર્ટ સિટી યોજનાના મુખ્ય અધિકારી સુષમા ચૌહાણ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છાં ગુજરાત સરકારના અધિકારીઓએ પ્રતિનિધિમંડળને સાબરમતી રિવરફ્ટની માહિતી આપી હતી જમ્મુમાં તાવી નદી પર બંધાનાર રિવરફન્ટ સંબંધિત ભવિષ્યની યોજનાને ધ્યાનમાં રાખીને આ મુલાકાત મહત્વપૂર્ણ હતી અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે જમ્મુ સત્તામંડળ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે

રખેવાળ સરકારના પ્રધાનમંત્રી કે

શર્મા ઓલીએ જણાવ્યું છે કે શ્રી ગ્વાવલીની મુલાકાત દરમિયાન નેપાળના નવા નુકશાને મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહેશે

ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે નવેમ્બર માસમાં શ્રી શ્રૃંગલાએ નેપાળની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે ભારત નેપાળ સંયુક્ત પંચની હવે પછીની બેઠકમાં હાજરી આપવા નેપાળના વિદેશ મંત્રીને આમંત્રણ આપ્યું હતું

એન્ફોર્સમેન્ટ વિભાગે જાણિતા વેપારીઓના કાર્યાલયો અને નિવાસસ્થાનોએ તપાસની કામગીરી કરી છે